પ્રધાનમંત્રીએ કહ્યું કે આ મુલાકતથી ભૂતાન સાથેના લાંબા સમયના સંબંધ અને મિત્રતાને પ્રોત્સાહન મળશે

વેંકૈયા નાયડ઼ લીથુઆનિયા લાતવીયા અને એસ્ટોનિયા આ ત્રણ દેશોની મુલાકાતે જવા રવાના થયા છે

પારો વિમાન મથકે ભૂતાનના પ્રધાનમંત્રી શ્રી લોતાય સેરિંગ અને મંત્રીઓએ શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરાયું અમારા સંવાદદાતા જણાવે છે કે પારોથી થીમ્પું સુધીના પયાસ કિલોમીટરના માર્ગ ઉપર યુવાનો અને બાળકો ભારત અને ભૂતાનના ધ્વજા લહેરાવતાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરતાં જાવા મળ્યા છે શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતાન જતાં પહેલાં જણાવ્યું હતું કે તેમની આ મુલાકાત ભારત તેના સૌથી વિશ્વાસ અને પાડોશી મિત્ર દેશને કેટલું મહત્વ આપે છે તે દર્શાવે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે અને બંને દેશોની પ્રગતિને નવું બળ મળશે ભૂતાનની મુલાકાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના રાજા સાથે મંત્રણા કરશે તથા ભૂતાનના પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિ સ્તરની વાતયીત કરશે આ ઉપરાંત તેઓ વિપક્ષના નેતાઓને મળશે

આ ઉપરાંત તેઓ દક્ષિણ ઐશિયાઈ ઉપગ્રહોના ગ્રાઉન્ડ સ્ટેશનનું અને રૂપેકાર્ડના પહેલા તબક્કાનું ઉદૃઘાટન કરશે તથા ભૂતાનની રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોદન કરશે ભારત અને ભૂતાન વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાની સમજૂતી કરશે

આ બેઠકમાં ભારત સરકારનું આ પગલું જમ્મુ અને કાશ્મીરમાં સુશાસન અને સામાજિક આર્થિક વિકાસ સુનિશ્ચિત કરશે તેવી ભાવના સ્વીકારાઈ છે

અને તેમાં બાહ્ય હસ્તક્ષેપને અવકાશ નથી એવું વલણ કાયમી રહેશે પાકિસ્તાનનું નામ લીધા વીના તેમણે કહ્યું કે કેટલાંક લોકો કાશ્મીર અંગે અત્યંતિક વલણ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જાકે આ બાબત વાસ્તવિકતાથી ખૂબ જ દૂર છે શ્રી અકબરુદ્દીને કહ્યું કે વાતચીતની પ્રક્રિયા શ થવા માટે આતંકવાદ બંધ થવો જાઈએ તેમણે કહ્યું કે કોઈપણ લોકશાહી વ્યવસ્થા આતંકના ઓછાયામાં વાતયીતને સ્વીકારી શકે નહીં તેમણે દોહરાવ્યું હતું કે ભારત સરકાર અને સંસદે લીધેલો નિર્ણથ કાશ્મીર અને લદ્દાખના સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે તથા સુશાસન સુનિશ્ચિત કરશે

શ્રી અકબરુદ્દીને જણાવ્યું હતું કે કાશ્મીરમાં બધા જ નિયંત્રણો તબક્કાવાર દૂર કરવા ભારત પ્રતિબંદ્વ છે

જેમાં માત્ર ચીને પાકિસ્તાનના વલણને તરફેણ કરી હતી

વેંકૈયા નાયડુ આજથી લીથુઆનિયા લાતવિયા અને એસ્ટોનિયાના પ્રવાસ પર જવા રવાના થયા છે તેમની સાથે એક ઉચ્યસ્તરીય પ્રતિનિધિ મંડળ પણ જઈ રહ્યું છે શ્રી નાથડુએ આ પ્રવાસ આ ત્રણે બાલ્ટક દેશોની પહેલી મુલાકાત છે આ મુલાકાત આ દેશો સાથે વધતાં રાજકીય વ્યાપારિક અને વાણિજ્ય સંબંધોને જાતા યોજાઈ રહી છે

તેમણે કહ્યું છે

શ્રી રૂપાણીએ કહ્યું કે નર્મદા નિયંત્રણ સતામંડળ એનસીએ ની પરવાનગી જરૂરી નથી સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયું છે તેઓ ગઇ સાંજે નર્મદા જીલ્લાના કેવડીયામાં સરદાર સરોવર બંધ પાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ પર મુલાકાત બાદ પ્રયાર માધ્યમો સાથે વાત કરી રહ્યાં હતાં શ્રી રૂપાણીએ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પર્યટન તરીકે વિકસાવાશે તેમ જણાવ્યું હતું

સુબ્રમાસ્થમે લોકોની અવરજવર અને સંયાર સેવાઓની શરૂઆત તબક્કાવાર કરવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે રાજ્યમાં સરકારી કચેરીઓમાં અગાઉની જેમ જ કામકાજ શરૂ થઈ ગયું છે અને સોમવારથી શાળાઓને પણ વિસ્તાર મુજબ ખોલવામાં આવશે મુખ્ય સચિવે છેલ્લા એક પખવાડિયા દરમિથાન સહયોગ માટે ઘાટીના લોકોનો આભાર માન્યો છે ઘાટીમાં લગભગ પંદર દિવસ પહેલાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીના પગલાં રૂપે પ્રતિબંધન લાદવામાં આવ્યા હતા

પુરૂષોની ભારતીય હોકી ટીમ આવતીકાલે આઠમો ક્રમાંક ધરાવતાં ન્યૂઝીલેન્ડ સામે રમશે જ્યારે ભારતીય મહિલાઓની હોકી વિશ્વમાં બીજા ક્રમાંક ધરાવતાં ઓસ્ટ્રેલિયા સામે રમશે

મહાત્મા ગાંધી ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ વિશ્વમાં તેના ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા અને સમુદાય આધારિત તબિબિ શિક્ષણ માટે જાણીતું છે

શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સેવાગ્રામ આશ્રમમાં બાપુ કુટીની પણ મુલાકાત લેશે

જાણીતા પાકિસ્તાનના જાણીતા દૈનિક ડોને ટિપ્પણી કરી છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની પરિષદ આ તબક્કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની તરફેણ નહીં કરતી હોવાનું જણાય છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા મથકેથી અહેવાલ લેખન કરતાં ડોનના પત્રકારે નોંધ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદની માત્ર ચીન પાકિસ્તાનની તરફેણમાં છે જ્યારે બાકીના યાર સભ્યો બ્રિટન ફાન્સ રશિયા અને અમેરિકા એવું ઇચ્છે છે કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ ભારત અને પાકિસ્તાન વાતયીત વડે મેળવવો જાઈએ

હવેથી પ્લાઉસ્ટકની થેલીઓ રાખનાર અથવા તેને રસ્તા ઉપર ફેંકવા ઉપર લોકો પાસેથી એક હજાર રૂપિયા અને કોઈ સમૂહ પાસેથી વચ્ચીસ હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે